એમ કેઅર્સ ફંડ ટ્રસ્ટમાંથી બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે

આ વેન્ટીલેટર મહારાષ્ટ્ર દિલ્હી ગુજરાત બિહાર કર્ણાટક અને રાજસ્થાનને આપવામાં આવ્યા છે

આના સિવાય પ્રવાસી મજૂરોના કલ્યાણ માટે રાજ્યો અને કેન્દ્ર શાસિતપ્રદેશોને એક હજાર કરોડ રૂપિયા અગાઉથી ફાળવવામાં આવ્યા છે

શુક્લાને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા

ભારતીય કોસ્ટગાર્ડે છેલ્લા છ દિવસ દરમિયાન હોવરક્રાફટ અને લેન્ડિગ પાર્ટીના કેપ્ટન તરીકે મહિલા ઓફિસરની ટીમે જખૌ નજીક આવેલા ટાપુઓ પર રબર બોટર્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું

આ અંગે તપાસ એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે શિતલ વૈશ્નવ ધારાશાસ્ત્રી અવસાન ગુજરાતભરમાં જાણીતા એવા કચ્છ ભુજને કર્મભૂમિ બનાવનારા વરિષ્ઠ ધારાશાસ્ત્રી મહાવીરસિંહ ભૂપસિંહ એમ

ફોજદારી ક્ષેત્રની વકીલાતમાં તેમની આગવી કોઠાસૂઝ અને દીર્ઘદ્રષ્ટિ તેમનું મુખ્ય પાસું હતું રાજ્યના સીમાડા બાર પણ વકીલાતના વ્યવસાયમાં જાણીતા એમ

સરદારના નિધનથી વકીલ આલમમાં શોકની લાગણી ફેલાઈ હતી

કચછની સરહદે રખોપું કરતા બી

તો બે અંજારના દર્દીઓ સાજા થઈ જતાં બંનેને વિદાયઆપવામાં આવી હતી

શિતલ વૈશ્નવ વીજ બિલ કચ્છમાં કોરોના લોકડાઉન દરમિયાન ગ્રાહોકેન વીજ વપરાશનાબિલ આપવા માટે મિટર રીડિંગ શક્ય નહોતું એટલે પ્રોવિઝનલ બિલ અપાયા હતા પરંતુ હવે પાકા બિલ આપવાની કામગીરી શરૂ થઈ છે વીજ વપરાશકારોને મે અને જુન મહિનાનું બિલ વપરાશ મુજબ મીટ રીડર દ્વારા મીટર તપાસીને આપવાની કામગીરી પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા હાથ ધરાઈ છે પીજીવીસીએલ વતુળ કચેરી ભુજના અધિક્ષક ઈજનેર એ એસ ગરવાએ આ અંગે વધુ માહિતી આપી હતી

શિતલ વૈશ્નવ હવામાન બે દિવસ માંડવી મુંદરાની કાંઠાળપટ્ટીને ઘમરોળવા સાથે અન્ય વિસ્તારોમાં પણ હાજરી પુરાવનાર મેઘરાજાએ આષાઢી બીજના દિવસે જ વિરામ રાખ્યો હતો તો વાતાવરણમાં સૂર્યપ્રકાશિત જોવા મળ્યું હતું અનરાધાર મેઘમહેર બાદની વરાપ ખેડૂતોએ જોશભેર વાવણી કાર્ય અને ક્રષિકાર્ય સાથે આવકારી હતી આગામી પાંચ દિવસ જિલ્લામાં કેટલાક સ્થળે છૂટાછવાયા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામં આવી છે